વિશ્વમાં રેડક્રોસ દ્વારા કરાતી પ્રશંસનીય કામગીરીના માનમાં આઠમી મેએ રેડક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે દ્વારા લોકોને જરૂરે મદદરૂપ બનનાર સ્વયંસેવકોની ભૂમિકાને બિરદાવવાનો હેતુ છે આજે રોડકોસની આંતરરાષ્ટ્રીય સમિતિના સ્થાપક હેનરી દુનાન્તની જન્મતિથિ છે પરિણામે તેને વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વડોદરા રેલવે ઘનકચરો વડોદરાના રેલવે યાર્ડમાં કચરામાંથી ખાતર બનાવતો પ્લાન્ટ કાર્યરત થતાં ઘન તથા પ્રવાહી કચરાનો ફાયદેમંદ નિકાલ કરવાનો નુસખો સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે રેલવે પરિસરમાંથી એકત્ર થતા ઘન તથા પ્રવાહી કચરામાંથી ખાતર બનાવવાની સગવડ ગુજરાતમાં સૌપ્રથમ વડોદરા ખાતે પશ્ચિમ રેલવે દ્વારા ઉભી કરવામાં આવી છે

મુંબઇમાં સૌથી પહેલો પ્લાન્ટ કાર્યરત બનાવ્યા બાદ બીજો પ્લાન્ટ વડોદરામાં શરૂ થયો છે સૈનિકના અંતિમ સંસ્કાર ઝાલાવાડમાં વઢવાણ તાબાના લટુડા ગામે પંજાબ ખાતેથી લશ્કરી નોકરીમાં વીરગતિ પામેલા સૈનિક મહેશભાઇ ટમાલિયાના નશ્વરદેહને લવાતા ગમગીની છવાઇ ગઇ હતી પંજાબમાં પતિયાલા છાવણી ખાતે ફરજમાં હતા તેવા સૈનિક મહેશભાઈને માથામાં ઈજા થતા તબીબી સારવાર અપાયેલી પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો સૈનિકના પાર્થિવ દેહને લશ્કરી ટુકડી દ્વારા અંતિમ સલામી અપાયા બાદ અગ્નિસંસ્કાર વિધિ થઇ હતી સૈનિક પરિવારને સધિયારો આપવા માટે લટુડા ગામનો પ્રત્યેક પરિવાર અંતિમવિધિમાં હાજર હતો

એક ઘંટી ઉપર સરેરાશ ચાર કેદી કારીગર હીરા ઉપર પેલ મથાળા તથા તળિયા નામે ઓળખાતા ઘાટ આપવાનું મજુરી કામ કરે છે રોજ સવારે રફ હીરાનું પડિકું જેલમાં પહોંચાડાય છે અને સાંજે ફિનિશ્ડ માલ પાછો લઇ જવાય છે

તો હીરા ઘસવાનું કામ જ્યાં થાય છે ત્યાં આઠ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે જેલ સત્તાવાળાઓ દ્વારા લોકરની સગવડ પગ્ન આપવામાં આવી છે હાફૂસ કેરીની નિકાસ ગુજરાતમાં હાફૂસ કેરીનું મથક ગણાતા વલસાડમાં આંબાવાડિયાથી માલ આવવા લાગતા જથ્થાબંધ વેપાર ધમધમવા લાગ્યો છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માર્કેટ યાર્ડમાંથી દરરોજ પાંચ ટન જેટલી કેરીની નિકાસ અમેરિકા બ્રિટન તથા ખાડીના આરબ દેશમાં શરૂ થઇ ગઇ છે

ગુજરાતમાં પાકતી હાફૂસ તથા કેસર કેરીની માંગ વિદેશમાં વધતી જતી હોવાથી નિકાસ માટે સરકાર એક પોત્સાહન આપે છે અમરેલી મેનગ્રુવ નિકંદન અમરેલી જિલ્લાના રાજુલા તથા જાફરાબાદના દરિયાકાંઠે મેનગ્રુવ તરીકે ઓળખાતા ચેરના ઝાડનું સામુહિક નિકંદન થવાના આરોપસર ગુજરાત વડી અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ થઇ છે જેમાં ગુજરાત સરકારને રીપોર્ટ સાથે જવાબ આપવા આદેશ થયો છે મેનગ્રુવ્ઝનું આવરણ જ્યાં કથિત રીતે કાઢી નંખાયું છે તેવા દરિયાકાંઠાના સ્થળમાં ભેરાઇ કશીરવદર પીપાવાવ વિક્ટર ખેરા દાંતરડી ચાંચ તથા પટવાનો સમાવેશ થાય છે ગુજરાત વડી અદાલત દ્વારા જેમનો જવાબ મંગાયો છે તેમાં અમરેલી કલેક્ટર રાજુલા મામલતદાર વનવિભાગ પ્રદ્રષણ નિયંત્રણ બોર્ડનો સમાવેશ થાય છે તાપી ગ્રીન બિલ્ડીંગ તાપી જિલ્લાના મુખ્ય શહેર વ્યારા ખાતે આવેલા જિલ્લા સેવા સદનની ઇમારત પર્યાવરણસંગત હોવાથી તેની ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલમાં નોંધણી થઇ છે અમારા પ્રતિનિધિના જજ્ઞાવ્યા પ્રમાણે સમગ્ર ઇમારતમાં હવા પાણી અને ઉજાસનો વિનિયોગ પ્રાકૃતિક ઢબે કરવાનો પ્રયાસ થયો હોવાથી આ ભવન ઘણા બધા માટે અનુકરણપાત્ર બન્યું છે વીજ બચત મહત્તમ થાય તેવી વ્યવસ્થા ઉપરાંત અહીં ગંદાપાણીને રીસાયકલ કરી બાગબગીચામાં તેનો ઉપયોગ કરવાની વ્યવસ્થા ગોઠવાઇ છે